ઇસરોના ચેરમેન ડીકટર કે સિવાને આ મિશનને સફળતા બદલ બંને ટીમો અને વેહિકલ ટીમને અભિનંદન પાઠવ્યા છે

તેમણે કહ્યું કે ઇસરો સંપૂર્ણ રીતે સજજ છે અને નિયત કરેલા બધા જ લક્ષ્યાંકો પાર પાડશે

પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે

શ્રી મોદીએ કહ્યું કે ઇસરોએ ફરીવાર દેશને ગૌરવ અપાવ્યું છે

પંચ તેનો અંતરીમ અહેવાલ શનિવારે રજૂ કરશે

જમ્મુ કાશ્મીરનું સ્ટેટસ બદલાતા અંતરિમ અહેવાલ રજૂ કરવામાં કેટલાક સમયની જરૂરીયાત છે

આને કારણે કેન્દ્ર અને રાજય સરકારોને માટે મધ્યાવર્તી યોજનાઓ ઘડવામાં મદદ મળશે

આવતીકાલે સાંજ મુખ્યમંત્રી તરીકેના શપથ સમારોહ પહેલાં આ મુલાકાત હતી શિવસેના એનસીપી કોંગ્રેસના ગઠબંધને ગઇકાલે સાંજે ઉદ્વવ ઠાકરેને મુખ્યમંત્રીનાપદ માટે નક્કી કર્યા હતા બાદમાં આ નેતાઓએ રાજયપાલને મળીને મહારાષ્ટ્ર વિકાસ અઘાડીની સરકાર રચવા માટેનો દાવો કર્યો હતો

આજે સવારે પ્રોટેમ સ્પીકર કાલિદાસ કોલામ્બકરે વિધાનસભાના વિશેષ સત્રમાં નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવ્યા હતા સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ રાજયપાલ કોશિયારીએ આ સત્ર બોલાવ્યું હતું પ્રિસાઇડીંગ ઓફિસર બબન રાવ પાયપૂતે અને વિજયક્રમાર ગાવિત શપથ લેવામાં પ્રથમ હતા ત્યારબાદ કાર્યવાહક મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શપથ લીધા હતા અજીત પવાર છગન ભૂજબળ અશોક ચવ્હાણ અને પૃથ્વીરાજ ચૌહાણે પણ શપથ લીધા હતા રાજયમાં રાજકીય નાટક્યાત્મક ઘટનાઓને કારણે યૂંટાયેલા સભ્યો વિધાનસભાની ચૂંટણીના પરિણામને એક મહિનો વિતી ગયા છતાં તેઓ શપથ લઇ શક્યા ન હતા

આજે પત્રકારો સાથેની વાતચીતમાં એનસીપી નેતા અજીત પવાર જેમણે ગયા સપ્તાહમાં ભાજપને સરકાર રચવા સમર્થન કર્યું હતું તેમણે કહ્યું કે તે એનસીપીમાં યાલુ રહેશે અને તે અંગે કોઇપણ ગેરસમજ ઉભી કરવાની જરૂર નથી તેમણે કહ્યું કે તે યોગ્ય સમયે કહેશે

દરમિયાન એનસીપી નેતાએ આજે એક બેઠક બોલાવી છે અજીત પવાર તેમાં હાજરી આપે એવી શક્યતા છે

શ્રી શાહે કાશ્મીરમાં આતંકવાદને નેસ્તનાબૂદ કરવાનો માર્ગ ખૂલી ગયો છે ગૃહમંત્રીએ કહ્યું કે પાકિસ્તાન શાંતિ ઇચ્છતું હોથ તો સૌપ્રથમ આતંકવાદને નેસ્તનાબૂદ કરવો પડશે

આ કલમથી જમ્મુ કાશ્મીરના લોકોના કલ્યાણ માટે કેન્દ્રને બહ્ ઓછી સત્તા હતી શ્રી મુર્મુએ કહ્યું કે આ કલમથી વિશેષ અધિકારોને કારણે લોકતંત્રની કામગીરી માટે પૂરતી સત્તા નહોતી અને લાભાર્થીઓને નુકસાન થતું હતું તેઓ સરકારના સૌથી મોટા આઉટરીય કાર્યક્રમમાં રીયાસી જીલ્લાના કતરા નજીકના મૂળી ગામે જનસભાને સંબોધી રહ્યા હતા ઉપરાજયપાલે કહ્યું કે જમ્મુકાશ્મીરના લોકો હવે દેશના નાગરિક તરીકેના બધા જ લાભો મેળવશે

આ પાંચ સ્ક્લો કર્ણાટકના બીજાપુર મહારાષટ્રના ચંદ્રપુર ઉત્તરાખંડના ઘોડાખાલ આંધ્રપ્રદેશના કલિકીરી અને કર્ણાટકના કોડાગુમાં આવેલી છે

ઉપર ઉપલબ્ધ છે

લોકસભામાં એક લેખિત જવાબ આપતાં પ્રધાનમંત્રી કાર્યાલયના રાજયમંત્રી ડોકટર જીતેન્દ્રસિંઘે કહ્યું કે ઇસરોએ ચંદ્ર એકસપલોરેશન મિશન માટે એક રોડમેપ તૈયાર કર્યો છે તેમણે કહ્યું કે રોડમેપ અવકાશી પંચને સુપ્રત કરાથો છે

આજે લોકસભામાં રેલવેમંત્રી પિયુષ ગોથેલે લેખિતમાં આ જવાબ આપ્યો હતો

તેમણે કહ્યું કે બનાવટી નોટોની ધુસણખોરી રોકવા નેપાળના પોલીસ અધિકારીઓને ખાસ તાલીમ પણ આપવામાં આવી છે